આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આજે પત્રકારોને આ માહિતી આપતાં જણાવ્યું કે આજે ચાર દર્દીઓને રજા આપવામાં આવી છે

આજે બે દર્દીઓ જે વેન્ટીલેટર પર હતા તેમના મોત થયાં છે

ત્યારે કચ્છ જીલ્લાની કોરોના સંક્રમણની હાલની પરિસ્થિતિ વિષે જીલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નરે આ માહિતી આપી હતી

એલ વન કેટેગરીવાળા કાર્ડધારકોની સંખ્યા અઢી લાખ જેટલી છે જ્યારે એ

પી એલ કે અંત્યોદય કાર્ડધારકોને વહેલાસર હાથ ધરાયેલુ અનાજ વિતરણ મહદ અંશે પુરુ થવામાં છે કલ્પના શાહ્ કંડલા સેનીટાઈઝેશન ટનલ કચ્છમાં કંડલા ખાતે આવેલા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ હસ્તકના બંદર વિસ્તારમાં પહેલી સેનિટાઈઝેશન ટનલ શરૂ કરવામાં છે જેથી કોરોના વાયરસના સંક્રમણને ખાળી શકાય

આ ઉપરાંત સાઈકલ કે બાઈક જેવાં દ્વિચક્રી વાહનો પણ પસાર થઈ શકે તેવી વ્યવસ્થા આ ટનલ માં છે આવશ્યક સેવા તરીકે આ બંદરનું કામકાજ ચાલુ હોવાથી પોતાના સ્ટાફ તથા આયાત નિકાસ માટે અહીં જેમને કામ પડ્તુ હોય તેવા શિપિંગ ઉદ્યોગ ના લોકોની સલામતી માટે વધુ પાંચ સેનિટાઈઝેશન ટનલ ખરીદીનો ઑર્ડર પોર્ટ અધ્યક્ષ એસ

મેહતાએ આપ્યો છે જેને સ્ટાફ કોલોની સહિતના પ્રવેશદ્વાર ખાતે રાખશે બંદર સત્તાવાળા દ્વારા તમામ કર્મયારીઓ ને ઑફિસ તથા પોતાના ઘર માં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવા તાકિદ કરાઈ છે મોદી સરકારે ફમણા જ લૉન્ચ કરેલી આરોગ્ય સેતુ મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની સૂચના પણ બંદર સત્તાવાળાએ બહાર પાડી છે

અંદાજે બે ફજાર ની વસ્તિ ગામ માં આવેલા તમામ મંદિર શૈક્ષણિક સંસ્થા તથા સમાજસેવા ટ્રસ્ટ દ્વારા કોઇ જાતનો ભેદભાવ રાખ્યા વગર આ ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો વોટ્સ એપ ઉપર ફાળો નોંધાવવાની અપિલ બહાર પડ્યા બાદ અનેક લોકો એ પોતાના અંગત ફાળા માં સારી રકમ નોંધાવી હતી અગાઉ આ ગામે સ્ટીલના વાસણ સાથેની રાશન કીટ અને ક્પડા અનેક ગરીબો ને વિતરીત કરી યુક્વુ છે અને તેની પ્રસિઘ્ધિ લેવાની દરકાર સુધ્ધા કરી નથી

કે ને અર્પણ કર્યો ત્યારે ધારાસભ્ય નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા